પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડનો અસરકારક રીતે પ્રતિકાર કરવા ઝડપથી ટેસ્ટીંગ ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટની નીતિ અપનાવવા તથા સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો છે આજે વારાણસીમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે

મોદી કોવિડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને તબીબો હાજર રહ્યા છે શ્રી મોદીએ કોવિડનો અસરકારક રીતે પ્રતિકાર કરવા ઝડપથી ટેસ્ટીંગ ટ્રેકિંગ અને દ્રિટમેન્ટની નીતિ અપનાવવા તથા સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો છે ગઈકાલે કોવિડની પરિસ્થિતિની ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે દવા અને ઉપકરણોની ઉપલબ્ધતા ઓક્સિજન વેન્ટીલેટર તથા રસીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે કહ્યું કે કોવિડના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં વહેલી તકે કરાયેલ પરીક્ષણ ઉપયોગી નીવડશે તેમણે રાજ્યો સાડું સંકલન સાધીને કામગીરી કરે તેવો નિર્દેશ આપ્યો હતો પ્રધાનમંત્રીએ હોસ્પિટલોમાં સંશાધનો પૂરતાં પ્રમાણમાં ઉપબ્ધ કરાવવા તથા કામચલાઉ હોસ્પિટલો તથા આઈસોલેશન સેન્ટરોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહ્યું હતું કોવિડના લીધે વિવિધ દવાઓની વધતી જતી માગણીને પહોંચી વળવા દેશના ઔષધ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરવાની સૂચના શ્રી મોદીએ આપી હતી તેમણે રેમડેસિવીર સહિત બધી જ દવાઓનો ઉપયોગ તબીબી માર્ગદર્શિકા મુજબ કરવા તથા કોઈપણ દવાનો સંગ્રહ અને કાળાબજાર કરવા જેવી પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવાની સૂચના આપી હતી

તેમણે કોવિડનું સંક્રમણ રોકવા નિયંત્રણ અને તેના વ્યવસ્થાપન અંગે લીઘેલા પગલાંઓની સમીક્ષા કરી હતી ડોકટર હર્ષવર્ધને કોવિડના કેસોની સામે રાજ્યોને ઓક્સિજન સુવિધાયુક્ત હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા ઓક્સીજન વેન્ટીલેટર અને રેમડેસીવીર ઇન્જેક્શન મુદ્દે આરોગ્યમંત્રીઓની બેઠકમાં સમિક્ષા કરી હતી આ રાજ્યોમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ કેરળ પશ્ચિમ બંગાળ દિલ્હી કર્ણાટક તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે

રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા રાફલ ગાંધીએ હાલની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં તેમની બધી જાહેરસભાઓ રદ કરી છે આજે એક ટ઼વિટ સંદેશ દ્વારા તેમણે આ જાણકારી આપી શ્રી ગાંધીએ તમામ રાજકીય નેતાઓને વર્તમાન સંજોગોમાં મોટી જાહેર રેલીઓ યોજવાના પરિણામો વિશે પણ ઊંડાણપૂર્વક વિચારવાની સલાફ આપી હતી

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે રાષ્ટ્રીય સ્તરના અભ્યાસ પછી જાહેર કરેલા અભ્યાસમાં આ બાબત જણાવવામાં આવી છે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

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ કહ્યું છે કે પરીક્ષા માટેની નવી તારીખોની જાહેરાત પછીથી કરવામાં આવશે

દેશમાં એન્જિનિયરિંગ કારકિર્દી માટે અગત્યની ગણાતી જેઇઇ મેઈન પરીક્ષા આ વર્ષે ચાર સત્રમાં લેવામાં આવી રહી છે આમાંથી બે સત્ર ફેબ્રઆરી અને માર્ચમાં પૂર્ણ થઈ ચૂક્યા છે

વેંકૈયા નાયડુએ મહાન સમાજ સુધારક અને સંત શ્રી રામાનુજાચાર્યજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી શ્રી નાયડુએ કહ્યું કે રામાનુજાયાર્યજી વેદાંત અને વૈષ્ણવ સંપ્રદાયના મહાન પ્રચારક હતા તેમણે સાર્વત્રિક ભાઈચારોનો સંદેશ પણ આપ્યો

જયશંકરે અફઘાનીસ્તાનના વિદેશમંત્રી મહંમદ હનીફ અતમાર સાથે ટેલીફોન ઉપર અફઘાનીસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમ વિશે વાતચીત કરી હતી બંને મંત્રીઓએ અમેરીકા અને સાથી દેશો દ્વારા તેમના સૈનિકોને અફઘાનીસ્તાનમાંથી પાછા બોલાવ્યા પછીની પરિસ્થિતિ અફઘાન શાંતિ મંત્રણામાં પાડોશી દેશોની ભૂમિકા તથા પાડોશી દેશો સાથે સહકાર વધારવાના મુદ્દે સઘન ચર્ચા વિચારણા કરી છે

એપ્રિલ મહિનાના આરંભમાં સુકમા બીજાપુર સરહદ નજીક સલામતીદળો ઉપર થયેલા હ્મલા માટે પિપલ્સ લિબરેશન ગુરીલા આર્મીને જવાબદાર ગણવામાં આવે છે